કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો ફર્ષવર્ધનની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મંત્રી મંડળની છઠ્ઠી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો

વસ્તી ગણતરીમાં સુધારાનો રાઉન્ઠ આગામી વર્ષના પહેલી માર્ચથી પાંચમી માર્ચ દરમિયાન દેશભરમાં થશે

રાષ્ટ્રીય વસ્તી નોંધણી પત્રક અથવા એનપીઆર હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસની સાથે દરેક રાજ્યોમાં આસામ સિવાય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થશે

કેન્દ્ર સરકાર એનપીઆર અંગે રાજ્યો સાથે ચર્ચા કરી રહી છે

દરમિયાન આરોગ્ય મંત્રી નીતીન પટેલે જણાવ્યુ કે ગુજરાતમાં કોરોનાનો એકપણ કેસ પોઝીટીવ નોધોયો નથી

અને હોસ્પીટલોમાં અલગ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલી માર્ગદર્શિકા અનુસાર પગલા લેવાયા છે

તેમની તપાસ કરવામા આવી હતી

જેકે તમામનુ પરિણામ નેગેટીવ રહ્યુ છે

ગાંધીનગરમાં કોરોના માટેનો ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે અમદાવાદની બી

મેડીકલ તથા જામનગરની એમ પી શાહ કોલેજમાં લેબોરેટરી પરીક્ષણ સુવિધા ઉભી કરી છે

સેવા સેતુ કાર્યક્રમ અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે જણાવ્યુ કે નાગરીકોના રોજીંદા વપરાશના દસ્તાવેજો ઘરઆંગણે આપવા સેવાસેતુ કાર્યક્રમ આર્શીવાદરૂપબન્યો છે

કલ્પના શાહ રણજી રાજકોટ ખાતે રમાઈ રહેલી રણજી દ્રોફી ફાઈનલમાં સૌરાષ્ટ્રની સ્થિતિ મજબુત બની છે